પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવાને ટોચની અગ્રતા આપી છે અને એના ભાગરૂપે રાજકોટમાં સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો આરંભ કરાયો છે પ્રધાનમંત્રી મોદી આજે આકાશવાણી પરથી પ્રસારીત થતા મન કી બાત

બનાસકાંઠાના ગામડાઓ માથી તીડનો ઉપદ્રવ ખતમ કરી દેવાયો હોવાની

આ ઉપરાંત ભાવનગર અને સુરતમાં પણ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવાશે

શ્રી હર્ષવર્ધને ગરીબ પરિવારોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપતી આયુષ્યમાન યોજનાની વિગતો આપી હતી

તેમણે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સહયોગ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં એઇમ્સની કામગીરી ટ્રંક સમયમાં શરૂ કરાશે તેમણે રાજકોટની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ભરતી કરાયેલા નવા તબીબો નર્સ તથા ટેકનીકલ સ્ટાફની જાણકારી આપી હતી

આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ પરથી પણ પ્રસારીત થશે આ ઉપરાંત ડીડી ન્યુઝ પરથી તેનું સહ પ્રસારણ થશે આ સાથે પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટયુબ ચેનલો ઉપરથી પણ પ્રસારણ થશે

હારીજ તાલુકા પંચાયતની વાંસા સતલાસણા તાલુકા પંચાયતની સતલાસણા થાનગઢ તાલુકા પંચાયતની જામવાળી અને બાબરા તાલુકા પંચાયતની યાર બેઠકો ઉપર કોઈ ઉમેદવારીપત્રક ભરાયું નથી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે સંવેદનશીલ મત વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે

મુખ્યમંત્રી વલસાડ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વલસાડ જિલ્લામાં યોજાનારા બે કાર્યક્રમોમાં હાજરી આપશે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

ત્યારબાદ મુખ્યમંત્રી બપોરે ધર્મપુર ખાતે શ્રીમંદ રાજયંદ્ર આશ્રમ પહોંચશે જ્યાં શ્રીમંદ રાજયંદ્ર મીશનના રજત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે

આ વાત સાવ ખોટી છે

અને આસામમાં આ પ્રક્રિયા સર્વોચ્ય અદાલતના ઠ્કમ અને આસામ સંઘિના ભાગરૂપે હાથ ધરાઈ છે આખા ભારત માટે જ્યારે એન

લાગુ કરવાનું થશે ત્યારે વંશ વારસોના જન્મ પ્રમાણ આપવાની શરત રાખવાની નથી તેવું અનેકવાર સરકાર સ્પષ્ટ કરી યૂકી છે આસામ સિવાયના અન્ય ભારતમાં એન

આર સી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

હાથ ધરાયું હતું

નો અમલ કરવાના નિયમ હજુ ઘડવાના બાકી છે ત્યારે કોઇએ ગભરાવાની જરૂર નથી તીડ ઉપર નિયંત્રણ બનાસકાંઠા માં તીડ ના ઉપદ્રવ ઉપર કાબૂ મેળવવા માં સફળતા મળી હોવાનું ક઼ષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું છે

ભારે પવન ની દિશા પ્રમાણે તીડ ના ટોળાં રાજસ્થાન તરફ જવા નીકબ્યા છે પરંતુ તે પાછાં ફરે નહીં તેની તકેદારી રાખતી વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ હોવાનું શ્રી પરમારે ઉમેર્યું છે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

સ્પર્ધાની સેમીફાઇનલમાં તસનીમ મીર અને મહારાષ્ટ્રની રીયા હબ્બુ વચ્ચે મુકાબલો થશે

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કચ્છ બનાસકાંઠા વડોદરા રાજકોટ અમરેલી સુરેન્દ્રનગરમાં ઠંડી યથાવત રહેવાની આગાઠી કરી છે

આ ટ્રેન માટેનું રીઝર્વેશન શરુ કરાયું છે

આ ટ્રેનની ટિકીટ રિઝર્વેશન કાઉન્ટર પરથી મળી શકશે નહી

ઉદ્દઘાટન શ્રમ રોજગાર મંત્રી શ્રી દીલીપકુમાર ઠાકોરના હસ્તે પાટણ જિલ્લાના હારીજ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષકોને નાણા ધીરનાર મંડળીના નવનિર્મિત મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ઓછા વ્યાજે ઘિરાણ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા આ મંડળીએ કરી છે અને શિક્ષકોને સહાયરૂપ થતી આ મંડળીઓ સહકાર ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે